આજે નવી દિલ્હીમાં સમય પત્રકની ઘોષણા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે ચૂંટણીની ઘોષણા સાથે આચાર સંહિતા અમલી બની છે

પી

તેમણે ઉમેર્યૂ કે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મેળાવડા અને અન્ય પ્રવૃત્તિઓમાં સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરવાની જરૂર રહેશે

માર્ગદર્શિકાના અસરકારક અમલની સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરીછે

આજે દીનદયાળ ઉપાધ્યાય જયંતિ નિમિત્તે ભાજપનાં કાર્યકરોને સંબોધતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ આ બંનેનાં ક્ષેત્રનાં વિધેયકો બાબતે દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ વિપક્ષ સામે કર્યો હતો

કે નવાં વિધેયકો ખેડૂતોને તેમને કૃષિ ઉપજો દેશનાં કોઈપણ બજારમાં વેચવાની સત્તા આપે છે

પ્રધાનમંત્રીએ દેશનાં દરેક ગામમાં જઈને ખેડૂત અને ક્ષમિકોને લગતાં ધારાઓનાં લાભ તેમને સમજાવવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યુંકે તેમની સરકારે એક લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં બેંક ખાતામાં જમા કરાવી છે

વેંકૈયા નાયડુએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિ પર શ્રદ્વાંજલિ અર્પી છે એક ટ્વીટમાં તેમણે કહ્યું કે તેઓ એક મહાન નેતા અને ગહન ચિંતક હતા જેમના અભિન્ન દર્શન અવિભાજ્ય માનવતાવાદ અને અંત્યોદય બધા માટે પ્રેરણારૂપ છે

દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના ઇએનટી વિભાગના ભૂતપૂર્વ વડા ડોક્ટર સુરેશચંદ્ર શર્માને ત્રણ વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે મેડિકલ એશ્યુકેશન ક્ષેત્રે સુધારાઓ લાવવા માટે એન એમ સી એક્ટને ગયા વર્ષે રાષ્ટ્રપતિનીમંજૂરી મળી હતી

એમ સી